જીલ્લાના પચ્છમ વિસ્તારના ધ્રોબાણા નાના મોટા દિનારા કુરાનઝુણા જામકુનરીયા સહિતના વિસ્તારોમાં આજે બપોર બાદ થી દોઢ થી બે છંચ જેટલો થયેલ વરસાદ હજી સુધી ચાલુ રહ્યો છે તેમ સમાચાર મિત્ર ફઝલ અલીમામદ સમાએ નાના દીનારાથી જણાવ્યું હતું તો જીલ્લા મથક ભુજ ખાતે પણ બપોરે અને બપોર બાદ હાલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે